બટાટાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર એવા ગુજરાતની ધરતી પર આવા કોન્કલેવનું આયોજન સાર્થક હોવાનું કહ્યું હતું

વૈશ્વિક બટાટા સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ અહીંથી ખેતીની નવીનતમ ટેકોલોજીથી વાકેફ થઈને જશે

આ તમામ જિલ્લાઓમાં મોનિટરીંગ માટે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ રાજ્યકક્ષાએ મોનિટરિંગ માટે ત્રિનેત્ર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર રાજ્યના ખૂણે ખૂણાની માહિતી સીસીટીવીના માધ્યમથી ઉપલબ્ધ બની છે જે ગુનેગારો સુધી પહોંચવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા બ્રાહ્માસ્ત્ર સાબિત થઈ રહી છે

નાગરિક સંરક્ષણની વોર્ડન સેવામાં નિમણૂંક મેળવ્યા બાદ વોર્ડન સભ્યને રાજ્ય કક્ષાની તાલીમ ઉપરાંત નાગપુર બેંગલોરમાં વિના મુલ્યે સ્પેશ્યલ કોર્ષમાં જવા તક પણ મળે છે